પુલવામા ફ્રમલા અંગે વિપક્ષના કથિત વલણ પર ટીકા કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે

આજે સવારે ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટિ પરિસરમાં આયોજીત એકતા દિવસ પરેડમાં સંબોધન કરતાં જણાવ્યું કે વિશ્વની શાંતિ અને સંપન્નતા માટે વિશ્વ સમુદાયની ઍકતા જરૂરી છે તેમણે કહ્યું કે આતંકવાદ વિરૂધ્ધની લડાઇમાં ભારતે હજારો નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા છે પુલવામા આતંકવાદી હૂમલાની ચર્ચા કરતાં પ્રધાનમંત્રીએ આતંકવાદી હ્રમલાનો ખોટો ઉપયોગ કરીને કેટલાક રાજકીય પક્ષોની ટીકા કરી હતી તેમણે કહ્યું કે આપણે રાષ્ટ્રીય હીતોને સર્વોપરી રાખવાના છીચે તેમણે લોકોને દેશને શાંતિ અને ખુશાલી માટે એકજૂથ થવાની અપીલ કરતાં એક ભારત શ્રેષ્ઠ ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો આહવાન કર્યું પ્રધાનમંત્રીએ કહ્યું કે તમામ અવરોધોને દૂર કર્યા બાદ જમ્મુ કાશ્મીર હવે વિકાસના માર્ગે અગ્રેસર છે તેમજ પૂર્વોતર ક્ષેત્રની શાંતિસમજૂતી બાદ વિકાસના રસ્તે આગળ વધી રહ્યા છે શ્રી મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતો મજૂરો ગરીબોની ભલાઇ માટે કામ કરી રહી છે અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે પ્રયાસરત છે તેમણે કહ્યું કે દેશરક્ષાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની તરફ આગળ વધી રહ્યું છે

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા દિવસ પરેડમાં પણ ભાગ લીધો હતો અને રાષ્ટ્રીય એકતા દિવસની શપથ લેવડાવી હતી

આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે

વેંકૈયા નાયડુએ ભારતને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતા એક ફેસબુક પોસ્ટમાં નાગરિકોને સરદાર પટેલના સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને કામ કરવા આહવાન કર્યું

ગૃહમંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતા એક ટ્વીટમાં કહ્યું કે આઝાદી પછી સેંકન્ઠો રજવાડાઓમાં વેંચાયેલા ભારતને એક કરીને સરદાર પટેલે સશક્ત ભારતનો પાયો નાંખ્યો હતો સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું કે આજે એ સંકલ્પનું પુનરાવર્તન કરવાની જરૂર છે કે દેશની એકતા અખંડતા અને સુરક્ષા માટે અમે દરેક ક્ષણે ત્યાંગ અને બલિદાન માટે તત્પર રહીશું

આજે મહર્ષિ વાલ્મિકી જયંતી પણ છે પ્રધાનમંત્રી મોદીએ આ અવસરે લોકોને શુભેચ્છાઓ આપી અને કહ્યું કે સામાજિક સૌહાર્દ સમાનતા અને ન્યાયના સંદર્ભમાં મફર્ષિ વાલ્મિકી આદર્શો અને વિચારોથી ભારતવાસીઓ ફંમેશાં પ્રેરણા લેતા રહેશે

શ્રી ગોયલે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારના પ્રયત્નો અને ટેકાના ભાવની જાહેરાતને કારણે છેલ્લા પાંચ વર્ષમાં કઠોળનું ઉત્પાદન વધ્યું છે તેમણે કહ્યું કે સરકાર બેવડા પ્રયાસ કરી રહી છે એક તરફ ધરેલું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે અને સાથે જ એની પણ ખાતરી કરાય છે કે ગ્રાહકોને યોગ્ય કિંમતે દાળ મળી રહી કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બફર સ્ટોકથી મગ અડદ અને તુવેર દાળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પુરી પડાઈ છે

શ્રી ગોયલે કહ્યું કેસરકાર તેલીબીયાના ઉત્પાદન પર પણ ધ્યાન આપી રહી છે પામતેલનું ઉત્પાદન વધારવા અંગે વિચાર કરાઈ રહ્યો છે સૂરજમુખી અને સરસવના તેલના ઉત્પાદનમાં વધારો કરવા પણ પ્રયાસ કરાઈ રહ્યા છે

બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર આવતી કાલે સાંજે પૂરો થશે

અનેક રાજકીય પક્ષોના પ્રચારકો તેમના પક્ષના ઉમેદવારોની તરફેણમાં યૂંટણી સભાઓને સંબોધન કરી રહ્યા છે જનસભાઓ અને રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યા છે જેમાં બોલીવૂડ અને ભોજપૂરી ફિલ્મના કલાકારો પણ જોડાયા છે

એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે રામારાવ બાપુ મહારાજજીને સમાજની સેવા અને પ્રખર આધ્યામિક સ્થાન માટે યાદ કરવામાં આવશે

પ્રથમ મેય દિલ્હી કેપીટ્લ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બપોરે સાડા ત્રણ વાગે દુબઈમાં રમાશે જ્યારે બીજી મેય રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે શારજાહમાં સાજે સાડા ત્રણ વાગે શરૂ થશે